દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારીપત્રક ભર્યું છે આ પ્રસંગે ભાજપ અને એન

ના સહયોગી પક્ષોના નેતાઓ તથા મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીએ આ બીજીવાર વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે

ચોથા તબક્કામાં બિહારની પાંચ બેઠકો માટે સોમવારે મતદાન થશે તેમાં દરભંગા ઉજીયારપુર સમસ્તીનગર બેગુસરાઈ અને મુંગેર બેઠકોનો સમાવેશ થાય છે એનડીએના ટોચના નેતાઓ તથા મહાગઠબંધનના નેતાઓ મતદાતાઓને આકર્ષવા માટે કોઈપણ કસર રાખતા નથી

તેમાં મેવાડ મારવાડ અને ફદૌરી પ્રાંતની બેઠકો છે ત્યાં ખેડૂતોના પાક સિંચાઈ પીવાનું પાણી રોજગારી અને માળખાકીય વિકાસના પ્રશ્નો મુખ્ય છે

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં ચૂંટણી જાહેર સભાને સંબોધતાં તેમણે કહ્યું કે પશુપાલન સાથે સંકળાયેલા લોકોને કિસાન કેડીટ કાર્ડ આપવામાં આવ્યાં છે શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતો અને મહિલા સ્વયં સહાય જૂથો તેમનાં ઉત્પાદનો ઓનલાઇન વેચી શકે તે માટે ઇ માર્કેટીંગ જેમ શરૂ કરાયું છે શ્રી મોદીએ કહ્યું કે વંશીય રાજનીતિને પછડાટ ળી છે શ્રી મોદીએ જબલપુરમાં પણ જાહેર સભા સંબોધી હતી

આ પ્રસંગે શ્રી ગાંધીએ કહ્યું કે ન્યાય યોજનામાં કોઇનેય એક રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે કેટલાક વેપારીઓએ લૂંટેલા પૈસાથી જ આ યોજના યાલશે શ્રી ગાંધીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી એ બંધારણ બચાવો લડાઇ છે આ માટે લોકો જાગૃત બનીને મતદાન કરે તેવી અપીલ તેમણે કરી હતી આ અગાઉ રાહ્લ ગાંધીના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા તેમણે દિલ્ફી પાછા ફરવું પડ્યું હતું

ડી એ સરકારમાં પાંચ વર્ષનું કોઇ પરિણામ મળ્યું નથી

દિલ્ફી કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ દિલ્ફીના મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યું હતું અને આદર્શ આયાર સંહિતાના ભંગ બદલ અરવિંદ કેજરીવાલ સામે ફરીયાદ નોંધાવી કાર્યવાહીની માંગણી કરી છે તેમણે કોમવાદી ભાષણ કરવાનો આરોપ મૂક્યો છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું હતું કે યૂંટણી પંચે આ ફિલ્મને આ સમયે પ્રદર્શિત કરવી જાઈએ કે નહીં તે અંગેનો નિર્ણય લીધો છે અને અદાલત તે ઉપર પોતાનો અભિપ્રાય આપવા ઈચ્છતી નથી ફિલ્મ નિર્માતા તરફથી ફાજર રહેલા વકીલે પીઠને જણાવ્યું હતું કે ચંટણી પંચનો આદેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા આપવામાં આવેલી મંજુરીથી વિપરીત છે

આજે દિલ્હીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની હાજરીમાં તેમને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા

વિક્રમાદિત્યમાં આગ લાગતાં નૌકાદળના એક અધિકારીનું મોત થયું છે તાકીદે કાર્યવાહી કરાતાં આગ કાબૂમાં આવી ગઇ છે અને પરિણામે યુદ્ધ જહાજને મોટું નુકસાન થયું નથી જા કે આગ હોલવવામાં બહાદુરીપૂર્વક કામગીરી કરનાર લેફ્ટેનન્ટ કમાન્ડર ડી

ચૌફાણનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં ભારતને સોંપવાના કેસમાં ગયા મહિને તેમની ધરપકડ થઇ હતી અને લંડનની જેલમાં રાખવામાં આવ્યા છે

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં બન્ને આરોપી છે

મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન મારફતે હરાજી જાહેર થઇ છે

ન્યાયાધીશશ્રી નાગેશ્વર રાવના અધ્યક્ષપદની ખંડપીઠે જણાવ્યું કે કાયદા હેઠળ પ્રતિબંધિત હોય તે સિવાયની બેન્કોને લગતી માહિતીને માહિતી અધિકાર કાયદા હેઠળ પૂરી પાડવા અંગેની નીતિની સમીક્ષા કરવી જાઇએ જા કે અદાલતે રીઝર્વ બેન્ક સામેની અદાલતની અવમાનનાની અરજી નકારી કાઢી હતી પરંતુ બેન્કને તેના આદેશના પાલન માટે છેલ્લી તક આપી હતી ગયા જાન્યુઆરીમાં અદાલતે રીઝર્વ બેન્કના આદેશની અવમાનના માટે નોટીસ પાઠવી હતી અને તેમાં બેન્કોના વાર્ષિક નીરિક્ષણ અહેવાલના અમલ માટે આદેશ આપ્યો હતો

નારાયણ સાંઈ સિવાયના યાર આરોપીમાં ગંગા જમુના ફનુમાન અને રમેશ જેવા સાધકનો સમાવેશ થાય છે

કેસ દરમિયાન નારાયણ સાંઈ સિવાયના યાર આરોપીને જામીન મળી ગયા હતા જ્યારે નારાયણ સાંઈને લાજપીર જેલમાં રખાયો છે

કોલંબોમાં પત્રકારો સાથે વાતયીત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે શ્રીલંકાના મિત્ર દેશોએ ગત યોથી એપ્રિલે ગુપ્તચર સંસ્થાના વડાઓને સંભંવીત આતંકવાદી ફમલાના લક્ષ્યો અને પદ્ધતિઓ અંગે ઘણી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી

દરમિયાન સલામતી વ્યવસ્થા શ્રીલંકામાં સઘન બનાવવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા શોધખોળ કરીને શંકાસ્પદોને પકડવાની કાર્યવાહી પણ ચાલુ છે